આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ શક્તિ અભિયાન અને વરસાદી પાણીનો સંગ્રહ એ વિષય પર બોલતાં શ્રી મોદીએ નોંધ્યું કે જળ શક્તિ મિશનથી લોકજાગૃતિ વધી રહી છે ગ્રામજનો વરસાદી પાણીને બચાવવા અને પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા અન્ય લોકોને શિક્ષિત કરવા પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણી પૈસા કરતાં વધુ કિંમતી છે પરંતુ જળ સંસાધનોને જાળવવામાં અભાવ જોવા મળે છે તેમણે કહ્યું કે પીએમ કૃષિ સિંચાઇ યોજના હોય મોર ડ્રોપ મોર ક્રોપ અભિયાન અને નમામી ગંગા મિશન દ્વારા સરકાર જળસંચયની દિશામાં કામ કરી રહી છે શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે જો વરસાદી પાણીનો વધુ સારી રીતે સંગ્રહ થશે તો તે ભૂગર્ભજળ પરનું અવલંબન ઘટાડશે વરસાદ દરમિયાન પાણીની બચત થાય તો દુષ્કાળ દરમિયાન થતા નુકસાન પર નિયંત્રણ રાખી શકાય છે આ પ્રસંગે કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓએ કેન બેતવા લિંક પ્રોજેક્ટને લાગુ કરવા ઐતિહાસિક કરાર પર ફસ્તાક્ષર કર્યા હતા

આ પ્રોજેક્ટમાં દૌધન બંધના નિર્માણ અને બે નદીઓ કેન થી બેતવા નદીને જોડતી નહેર દ્વારા પાણી પૂરું પાડવાનો સમાવેશ થાય છે

બુંદેલખંડના પન્ના તીકમગઢ છત્તરપુર સાગર દામોહ દતિયા વિદિશા શિવપુરી અને મધ્યપ્રદેશના રાયસેન અને ઉત્તરપ્રદેશના બંદા મહોબા ઝાંસી અને લલિતપુર જિલ્લાઓને આ પ્રોજેક્ટથી ભારે ફાયદો થશે

રાજ્યસભા પહેલાથી જ ખરડો પસાર કરી યૂકી છે

આ ઉપરાંત વીમા કંપનીઓના માલિકી અને નિયંત્રણ પરના પ્રતિબંધોને દૂર કરવાની પણ જોગવાઈ છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે બિલ પર બોલતાં

સરકાર તમામ લોકોને વીમા સુરક્ષા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને વધુ સંસાધનો વીમા કંપનીઓની સંખ્યામાં વૃદ્ધિ કરશેતે મણે ખાતરી આપી હતી કે નીતિધારકોનું ભંડોળ ફક્ત દેશમાં જ રોકાણ કરવામાં આવશે એલઆઈસીના ખાનગીકરણના વિરોધના આક્ષેપોનો સામનો

વચ્યેનો સમયગાળો આ નિર્ણય ફક્ત કોવિશિલ્ડને લાગુ પડે છે કોવેક્સિન રસી માટે લાગુ પડશે નહીં આ અંગેની મીટીંગ દરમ્યાન

સુધારેલા નિયમો અંગે વ્યાપકપણે જાગૃતિ માટે જરૂરી પગલાં લેવા માટે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય ન્યાયાધીશ તથા લોકસભામાં સૌથી મોટા વિપક્ષી પાર્ટીના નેતા લોકસભા અધ્યક્ષ અને સમાજ સેવી સંસ્થા સુલભના સ્થાપક બિન્દેશ્વર પાઠકની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આ નામ એવોર્ડ માટે પસંદ કર્યા હતા કમિટીએ અહિંસક અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક આર્થિક અને રાજકીય પરિવર્તન માટેના તેમના યોગદાનની સ્વીકૃતિમાં શેઠ મુજીબુર રહેમાનના નામની પસંદગી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંગબંધ્ માનવાધિકાર અને સ્વતંત્રતાના ચેમ્પિયન હતા અને ભારતીયોમાં પણ તેઓ હીરો છે